બિલ્ડીંગ એડવાન્સ પરના વ્યાજદરમાં ઘટાડો કરાશે કેન્દ્રિય મંત્રી અમિત શાહે કહ્યું કે હિન્દી તથા અન્ય ભારતીય ભાષાઓનો વિકાસ એકસાથે થવો જોઇએ હિન્દી ભાષાના પ્રસારમાં ઉત્કૃષ્ઠ કામગીરી બદલ રાજભાષા એવોર્ડ એનાયત કરાયા

સરકાર દેશની આઇઆઇટીઓમાં આસિયાન વિદ્યાર્થીઓને એક હજાર પીએચડી ફેલોશીપ આપતો કાર્યક્રમ શરૂ કરશે

નાણામંત્રી નિર્મળા સીતારમક્ષે નિકાસકારો પર ડ્લુટી અથવા ટેકસની છૂટ આપતી નવી યોજના આરઓડીટીએપી જાહેર કરી છે

નવી દીલ્હી ખાતે પત્રકારો સાથે વાતચીત કરતા તેમણે કહ્યું કે જીએસટીમાં ઇનપુટ ટેકસ ક્રેડિટ માટે સંપૂર્જા સ્વયંસંચાલિક ઇલેકટ્રોનિક રિફંડ વ્યવસ્થા ઉભી કરાશે જે આ મહિનાના અંત સુધીમાં અમલી બનશે તેમણે ઉમેર્યું કે આ પગલાનો ઉદેશ ઇનપુટ ટેકસ કેડીટ આઇટીસીના ઝડપી અને સ્વંયસંચાલિત રીકંડ આપવાનો છે આ યોજના હાલની મ્રોત્સાહક યોજનાની જગ્યા લેશે અને નિકાસકારોને માટે વધુ મ્રોત્સાહક સાબિત થશે નાણામંત્રીએ નિકાસકારો માટેના સુધારેલા પ્રાધાન્ય ક્ષેત્ર વિરાણ પીએસએલ ધારાધોરણની પણ જાહેરાત કરી

અને તેની માર્ગદર્શિકા આરબીઆઇ દ્વારા વિચારણા હેઠળ છે તેમણે નિકાસકારોને સહાયરૂપ થવા મુક્ત વેપાર કરાર યુટીલાઇઝેશન મિશન રચવાની પક્ષ જાહેરાત કરી જેમાં ભારતે કેટલાક દેશો સાથે કરેલા કરાર મુજબ નિકાસકારોને અપાયેલી ટેકસ રાહતનો મહત્તમ ઉપયોગ કરવા મદદરૂપ બનશે આ ઉપરાંત દુબઇ શોપિંગ ફેસ્ટીવલ જેવા વાર્ષિક મેગા ફેસ્ટીવલનું દેશમાં ચાર સ્થળે આયોજન કરાશે જેમાં હેન્ડીકાફટ યોગ પર્યટન કાપડ ચામડા જેવા ક્ષેત્રો પર વ્ધુ ધ્યાન કેન્દ્રીત કરાશે

શ્રી સીતારમણે કહ્યું કે હાઉસિંગ બિલ્લીંગ એડવાન્સ પરના વ્યાજદરમાં ઘટાડો કરવામાં આવશે તેમણે કહ્યું કે હાઉસિંગ ડેવલપમેન્ટને વિદેશી ભંડોળ પ્રાપ્ત કરવામાં સહાય માટે ઇસીબીની ગાઇડલાઇન્સમાં રાહત અપાશે આરબીઆઇ સાથે પરામર્શ બાદ પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને પિરાક્ષ સુવિધા માટેની ઇસીબી ગાઇડલાઇન હળવી કરાશે તેમજો કહ્યું કે અધૂરા એકમોના બાંધકામના નિર્માણ પર ધ્યાન કેન્દ્રિયિ કરાશે

ગૃહમંત્રી આજે હિન્દી દિવસ નિમિત્તે નવી દિલ્હીમાં આયોજીત ખાસ સમારોહમાં બોલી રહ્યા હતા

શ્રી શાહે કહ્યું કે હિન્દી ભાષામાં દેશને એકજૂથ કરવાની ક્ષમતા છે તેમણે કહ્યું કે દેશમાં એક સામાન્ય ભાષા હોવી મહત્વપૂર્કા છે જે દેશની ઓળખ બને શ્રી શાહે હિન્દીને લોકોનું અભિયાન બનાવવા આહવાન કરતાં કહ્યું કે દેશની વિવિધ ભાષા અને બોલીઓમાં વિવિધતા ભારતની તાકાત છે તેમક્રો કહ્યું કે સરકાર કાયદા ન્યાય વિજ્ઞાન દવાઓ સહિત દરેક ક્ષેત્રમાં હિન્દીના ઉપયોગ માટે તમામ પ્રયાસો કરશે તેમજ્ઞે લોકોને હિન્દીનો ઉપયોગ કરવા અને મહાત્મા ગાંધી સરદાર પટેલનું એક દેશ એક ભાષાનું સ્વપ્ર પૂર્ણ કરવા અનુરોધ કર્યો આ પ્રસંગે તેમણે રાજભાષા એવોર્ડ એનાયત કર્યા હતા આ એવોર્ડ ભાષાના પ્રચાર માટે ઉત્કૃથક કામગીરી કરનાર વિવિધ વિભાગો મંત્રાલયો તથા કચેરીઓને એનાયત કરાયા હતા

તેમણે સ્વચ્છતાઅભિયાનમાં જોડાઈને અને દિલ્હીમાં એઈમ્સ ખાતે દર્દીઓને ફળનું વિતરણ કરી અભિયાનનો પ્રારંભ કરાવ્યો અઠવાડિયું ચાલનારા આ કાર્યક્રમમાં ભાજપ નેતા અને કાર્યકર્તાઓરક્તદાન અને આરોગ્ય શિબિર યોજશે તેઓ હોસ્પિટલ અને અનાથાલયોની મદદતથા રાહત માટે મુલાકાત લેશે પાર્ટીના સાંસદો અને ધારાસભ્યો દેશના જુદાજુદા ભાગમાં યોજાનારા કાર્યક્રમોમાં જોડાશે આ પ્રસંગે લોકોને સ્વચ્છતા અભિયાન જળસંવર્ધન અને પ્લાસ્ટીકનો ઉપયોગ ટાળવા સંકલ્પ લેવડાવાશે

શ્રી મોદીના બાળપક્ષથી લઇ અત્યારસુધીના કોટો પ્રદર્શનમાં મૂકાયા છે આ પ્રસંગે ભાજપના કાર્યકારી અધ્યક્ષ જે પી નક્કા અને પક્ષના અન્ય નેતાઓ હાજર રહ્યા હતા

આ યાદીમાં આસામના નાગરીક તરીકે સ્વીકારાયા હોય તેવા લોકોના જેમને નાગરિકતામાંથી બાકાત કરાયા હોય તથા જેમની અરજી પેન્ડીંગ હોય તેવા લોકના નામ સમાવાયા છે

આ લોકોને તેમને બાકાત રાખવાની બાબદ વિદેશી ટ્રિબ્યુનલમાં પડકારવાની તક મળશે

આઇઆઇટી દિલ્હી દ્વારા આ કાર્યક્રમ માટે પ્રવેશ પોર્ટલ શરૂ કરાશે વિદેશમંત્રી એસ

પૂંચના ડેપ્યુટી કમિશ્નરના જજ્ઞાવ્યા અનુસાર પાકિસ્તાની દળ દ્વારા આજે સવારે દસ વાગ્યાની આસપાસ બાળાકોટ તથા માનકોટ વિસ્તારોમાં ભારે તોપમારો અને ગોળીબાર શરૂ કરાયો હતો ભારત દ્વારા વળતો જવાબ અપાયો હતો છેલ્લા સમાચાર મુજબ બંને તરફથી ભારે ગોળીબાર ચાલી રહ્યો છે જાનહાનિના કોઇ સમાચાર નથી જો કે સરહદ પર રહેતા લોકોને સુરક્ષા માટે જરૂરી પગલાં લેવા જણાવાયું છે

મુલાકાત દરમ્યાન કારગીલ ખાતેના ઓલ ઇન્ડિયા રેડીયો અને દૂરદર્શન કેન્દ્રોમાં માળખાકીય સુધારા અંગે પગલા પ્રાદેશિક ભાષાઓમાં વિવિધ કાર્યક્રમો તથા સમાચારોના પ્રસાર માટે કારગિલ કેન્દ્રની ભૂમિકા તથા અન્ય મુદ્દે ચર્ચાઓ કરાઇ હતી

ગત મહિને પ્રધાનમંત્રીએ સપ્ટેમ્બર માસને પોષણ માસ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી મન કી બાત કાર્યક્રમમાં શ્રી મોદીએ મહિલા તથા બાળકોમાં કુપોષણ વિરૂદ્ધ જાગૃતતા કેળવવા અનુરોધ કર્યો છે અમારા અમદાવાદના સંવાદદાતા જણાવે છે કે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં આઇસીડીએસ હેઠળ અનેક કાર્યક્રમો યોજાઇ રહ્યા છે જાગૃતતા અભિયાનમાં મહિલાઓ પણ કુપોષણ નાથવા એક વ્યક્તિની જવાબદારી લેવાનો સંકલ્પ કરી રહી છે